ત્રણ દિવસના આ કૃષિકુંભમાં હરિયાણા અને ઝારખંડ તથા જાપાન અને ઇઝરાયેલ પણ ભાગીદાર બન્યા છે

આ અંગે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલે જણાવ્યું કે રાજ્યમાં તથા ઉપરવાસમાં ઓછો વરસાદ થવાથી સરદાર સરોવર ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે જેથી ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે નાયબ મુખ્યમંત્રી પટેલે એ ઉમેર્યું કે શિયાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઇ માટે પાણી ખેડૂતોની જરૂરિયાત અને માંગ મુજબ આપવાનું રાજય સરકારનું આયોજન છે

પરંતુ આ સરકારે રૂા

આમ તો ઝીંકા વાયરસ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓને નિશાન બનાવતો હોય છે આ રોગ પડોશી રાજય રાજસ્થાનમાંથો આપ્યો હોઈ તેવી આશકા સેવાઈ રહી છે

જયારે અમદાવાદ ખાતે ઝીંકા વાયરસના સંકેતો મળલા છે પરંતુ આરોગ્ય વિભાગ દવારા સતાવાર સમર્થન મળલ નથી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ભચાઉ તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાએ રજૂઆત કરી ઢોરવાળા અને રાહતકામ શરૂ કરવા માંગ કરી હતી હાલમાં પ્રરતા પ્રમાણમાં પશ્ઓને ઘાસચારો ન મળવાથો ભૂખને લીધે પશઓ મોતના મુખમાં ધકેલાઈ રહયા છે ત્યારે તંત્ર દવારા વધુ ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે

ઈ ઝેડમાં કાર્યરત છે